આ કાયદાના અમલ માટે સુપર ન્યુમેરી બેઠકથી કરવાનો છે

આથી વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજ અને મનપસંદ બ્રાચમાં પ્રવેશ મેળવવાની વધશે

જો કે આ કાયદાનો અમલ કઇ રીતે કરવો અને તેની અસર શું થશે તે બાબતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે છેલ્લા બે દિવસથી બેઠક થઇ રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે

મુકુલ રોયનો પુત્ર શુભ્રાંશુ રોય શિલભદ્ર દત્ત અને સુનીલ સિંહ ભાજપમાં જોડાયા છે

નેહલ ઠક્કર કોંગ્રેસના રાજીનામા કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદવાર નારણ કાછડીયાથી હાર્યા બાદ વિપક્ષ નેતા પદ પરથી રાજીનામું આપી દીધુ હતું ત્યારે આકંલવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનાં પદ પરથી રાજીનામું હાઇકમાન્ડને મોકલી દીધુ છે તમને જણાવી દઇએ કે પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદ પરથી તો અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હાઇકમાન્ડને ઇ મેલ કરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે જોકે પરેશ ધાનાણી તથા અમિત ચાવડાના રાજીનામાના પ્રસ્તાવને હજુ સુધી પક્ષે સ્વીકારી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે

રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રીવેકેશનની મંજૂરી આપેલ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગ્ ્પડશે

પાયલોટ અને ફલાઈટ લેફિટનન્ટ હિના જયસ્વાલ ફલાઈટ એન્જિનિયર મીડીયમ લિફટ હેલિકોપ્ટર ચલાવવાવાળી દેશની પ્રથમ ઓલ વુમન ક્રૂ બની ગાય છે

ફલાઈટ લેફિટન્ટ પારૂલ ભારદ્વાજ પંજાબના મુકેરિયનના છે

ફલાઈટ ઓફિસર અમનનિધિ રાંચીના રહેવાસી અને અને તેઓ ભારતીય હવાઈદળમાં ઝારખંડની પ્રથમ મહિલા પાયલટ છે જ્યારે ફલાઈટ લેફિટન્ટ હિના જયસ્વાલ ચંદીગઢના છે તથા ભારતીય હવાઈદળમાં પ્રથમ મહિલા ફલાઈટ એન્જિનિયર છે